ડેશબોર્ડના માધ્યમથી વીડીયો સંવાદ કર્યો

મોદી અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસ સામેની લડતમાં સમગ્ર દેશની એકતા દર્શાવવા આજે રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે પોતાના જ ઘરમાં બાલ્કની કે બારણા પાસે ઉભા રહી દીવો પ્રગટાવીને સહીયારા પ્રયાસો વધારવાનો સંકલ્પ લેવા અપીલ કરી છે તેમણે આમ કરતી વખતે માર્ગ મોહલ્લો કે ઘરની બહાર નહીં નિકળવા અને સામાજિક અંતર જાળવવા ભારપૂર્વક જણાવ્યું છે

અત્યાર સુધી અમદાવાદમાં પાંચ સુરતમાં બે વડોદરામાં એક ભાવનગરમાં બે અને પંચમહાલમાં એક વ્યક્તિનું કોરોનાને કારણે મૃત્યુ નિપજ્યું છે

ડેશબોર્ડના માધ્યમથી વિડીયો સંવાદ કર્યો હતો

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મહાનગરો સહિત જિલ્લામથકોએ કોરોનાના ઉપયાર સારવાર માટે સ્પેશ્યલ કોરોના ફોસ્પિટલની સેવાઓ વેન્ટીલેટર ઉપલબ્ધિ અને સૌને જીવનજરૂરી યીજવસ્તુઓ સેવાઓ વિનાવિઘ્ને મળે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે તેની પણ વિસ્તૃત વિગતો આ સંવાદ દરમ્યાન આપી હતી